શ્રી મોદીએ એમ પણ કહ્યું કે ભારત દ્રઢ નિશ્ચય સમાયોજન આંતરમાળખુ મૂડીરોકાણ અને નવીનીકરણ દ્વારા વિકાસના પાટા પર આગળ વધશે અને આત્મનિર્ભરતાનો લક્ષ્ય હાંસલ કરશે

લોકડાઉનના પ્રથમ તબક્કા બાદથી ઔદ્યોગિક સંગઠનોના સભ્યો સમક્ષ પોતાના પ્રથમ મહત્વપૂર્ણ ભાષણમાં પ્રધાનમંત્રીએ લોકોના જીવનની રક્ષા અને દેશની અર્થવ્યવસ્થાને સ્થિરતા લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે પ્રધાનમંત્રીએ આ વાત પર ભાર મૂક્યો કે અર્થવ્યવસ્થા પાટા પર લાવવા તેમની સરકારની સર્વોચ્ચ પ્રાથમિક્તા છે

દરમિયાન હવામાન ખાતાની આગાહી પ્રમાણે વાવાઝોડું મહારાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારમાં ટકરાશે પરંતુ દક્ષિણ ગુજરાતમાં તેની તિવ્ર અસર થશે વાવાઝોડાના સંકટના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરીને તૈયારીઓની માહિતી મેળવી હતી તેમજ કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદની ખાત્રી આપી હતી બીજીતરફ વાવાઝોડાના સામના માટે ગુજરાત સરકારનું વહીવટી તંત્ર સજજ બન્યું છે

કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાને લઇને તમામ રેસ્ક્યુ ટીમોને પીપીઇ કીટથી સજ્જ કરાઇ છે મહારાષ્ટ્રમાં તારાપુર એટમીક પાવર પ્લાન્ટ કેમિકલ પ્લાન્ટ અને મુંબઈ પોર્ટ ટ્રસ્ટ જેવા મહત્ત્વના સ્થળો વાવાઝોડાની દિશામાં આવતા હોવાથી હાઇ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યો છે

જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યું કે તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેને હરિઓમ હોસ્પિટલથી ભુજ જી

જનરલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજ્યું હતું અત્રે જણાવીએ કે દર્દી ક્રોનિક ઓબ્સ્ટ્રકટીવ પલ્મોનરી ડિસીઝ અસ્થમાથી લાંબા સમયથી પીડાતા હતા આ સાથે કચ્છમાં કોરોનાથી આ ચોથું મૃત્યુ નિપજ્યું હતું અલબત્ત રાપરની એક મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો પરંતુ તેનું મૃત્યું કોરોનાથી નહીં પણ ગાયનેકોલોજીકલ તકલીફથી થયું હોવાનું મનાઈ રહ્યું છે

દરમિયાન જિલ્લામાં મંદ પડેલી પવનની ગતિ વચ્ચે ભેજનું પ્રમાણ વધતાં તાપની સાથે બફારાની અનુભૂતિ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં થઈ રહી છે